થી નુકશાન વળતર યૂકવવા વ્યવસ્થા કરશે

એક સરકારી યાદી પ્રમાણે હાલ થરાદ તાલુકાના આંતરોલ રડકા અજાવાડા અને નારોલી ગામની આજુબાજુ જોવા મળેલ તીડ પવનની દિશાના આધારે ગતિ કરે છે હાલ છુટા છવાયા ટોળા દાંતા સુઇગામ દાંતીવાડા વડગામ તાલુકામાં પણ જોવા મળેલ છે તીડનો આ ઉપદ્રવ ફજુ થોડા દિવસ રહેવાની શક્યતા છે

વડોદરા ખાતે પત્રકારો સાથે વાત કરતાં શ્રી રૂપાલા એ ઉમેર્યું હતું કે તીડ ઉપર નિયંત્રણ મેળવવા માટે ખાનગી કંપનીઓ ની પણ મદદ લેવાશે તીડ ના ઉપદ્રવ ને ખાળવાની કાબેલિયત ધરાવતા તજજ્ઞો પણ કેન્દ્ર તરફ થી રાજ્ય ને અપાયા છે અને તેઓ ફિલ્ડ માં કાર્યરત છે

સમર્થન ઝુંબેશ અને રેલી નાગરિકતા સુધારા કાયદા વિષે ફેલાયેલી ભ્રમણા ને દૂર કરી આમ આદમી સુધી તેની સાચી સમજણ પહોચડવા માટે ગુજરાતભરમાં જનરેલી અને સંપર્ક અભિયાન અવિરત પણે આજે પણ ચાલ્યું હતું ભાજપ ના કાર્યકરો ને દરેક ગામ માં રચાયેલી નાગરિક સમર્થન સમિતિનો સહકાર મળતા જનસંપર્ક સફળ રહ્યો હોવાનું અમારા અનેક જિલ્લા ના પ્રતિનિધિ જણાવે છે વેરાવળ ખાતે નાગરિક સમિતિ દ્વારા યોજાયેલી રેલી માં ગીર સોમનાથ જિલ્લા ના સામાજિક તથા રાજકીય આગેવાનો જોડાયા હતા આ રેલી માં મહિલા કાર્યકરો ની સંખ્યા સૌ નું ધ્યાન ખેચે તેટલી વધુ હતી ભાજપ ના આણંદ જિલ્લા એકમ દ્વારા આ વિષય ઉપર પ્રબુધ્ધ નાગરિકો નું એક સંમેલન યોજાઇ ગયું જેમાં મોદી સરકારે નાગરિકતા વિષે આદરેલી જહેમત પાછળ ના હેતુ થી સૌની વાકેફ કરાયા હતા તથા કાયદા ની સમજ પણ આપવામાં આવી હતી રાજકોટ ખાતે પણ ભાજપ અને તેની ભગિની સંસ્થાઓ દ્વારા પ્રબુધ્ધ નાગરિકો નું સંમેલન યોજાઇ ગયું જેમાં દેશના ભાગલા વખતે જેમના વડવા પહેર્યા કપડે વતન પાછા ફરેલા તેની વેદના અનેક લોકો એ રજૂ કરી હતી અને પોતાના દેશ માં કોઈ ને શરણાર્થી તરીકે જીવવું ના પડે તે જોવા સૌ એ મોદી સરકાર ને અપીલ કરી હતી આદિવાસી પંથક એવા વિજયનગરમાં પણ સી

ના સમર્થન રેલી યોજાતા બહોળી સંખ્યા લોકો તેમાં જોડાયા હતા

એ નાગરિકત્વ સુધારા કાયદાનો હિસ્સો છે કે શું આપને જણાવીએ કે સી

તરીકે જાણીતા થયેલા આ કાયદાને હમણાં સંસદની બહાલી મળી છે અને હવે તેનો રાષ્ટ્રવ્યાપી અમલ શરૂ થવાનો છે જ્યારે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપનું સર્જન થવું બાકી છે તેના રાષ્ટ્રવ્યાપી અમલ માટેના નિયમો અને પ્રક્રિયા પણ નક્કી થવી બાકી છે

માટે જે કામગીરી યાલી રહી છે તે સર્વોઅય અદાલત ના ફકમ પ્રમાણે યાલી રહી છે અને આસામ સમજૂતી પ્રમાણે તેનો અમલ કરાયો છે આમ નાગરિકત્વ સુધારા કાયદા સાથે એન

ને સાંકળવાની વાત માત્ર ભ્રમણા છે સત્ય નહીં નાગરિકત્વ સુધારા કાયદા અંગે યાલતા દુષ્પ્રયારના એક મોટા મુદ્દા ની યોખવટ કરી લઈએ નાગરિકત્વ સુધારા કાયદો હોય કે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપ ભારતીય મુસ્લિમો માટે કે અન્ય કોઈ ધર્મ ની વ્યક્તિ માટે ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી

એટ્લે કે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપ એક એવી રાષ્ટ્રીય નામાવલી હશે જેમાં દરેક નાગરિક નું નામ નોંધાયેલું હશે અને ધર્મ ને આધારે આ નામ નોંધણી હરગિજ થવાની નથી ધર્મ પ્રમાણે સૌના નોંધવામાં આવશે એ વાત ખોટી છે અને ગેરમાર્ગે દોરતી વાત છે જેનાથી સૌ સાવચેત બને અમારા શ્રીતા સમક્ષ સ્પષ્ટતાનો પ્રયાસ દરેક બુલેટિન માં યાલતો રહેશે

નરી આંખે સૂર્યગ્રહણ જોવાની મનાઈ હોવાથી કચ્છના રણ થી માંડી ને અમદાવાદ ના રિવરફન્ટ અને સાયન્સ સિટી સુધી ના સ્થળોએ ગ્રહણ જોવાની અને અભ્યાસ કરવાની વ્યવસ્થા અનેક સંસ્થાઓ દ્વારા ગોઠવાઈ હતી

ધર્મશાસ્ત્ર પ્રમાણે તમામ મંદિરો બંધ રહ્યા હતી અને ગ્રહણ મોક્ષ બાદ ભગવાન ની પૂજા આરતી અને ભોગ ધરાવાયા હતા નર્મદા અને તાપી જેવી નદી ના કિનારે સ્નાન માટે ભાવિકો ની ભીડ જામી હતી તો સોમનાથ અને દ્વારકા ના ત્રિવેણી ઘાટ ઉપર પણ શ્રધ્હળુઓ ઉમટી પડ્યા હતા દ્વારકા ડાકોર અને શામળાજી જેવા દૃષ્ણ મંદિરો તથા અંબાજી પાવાગઢ ચોટીલા હરસિધ્યિ માતા જેવા દેવી મંદિરો માં ગ્રહણ પાળવામાં આવ્યું હતું સોમનાથ મહાદેવ ને પણ ગ્રહણ નો મોક્ષ થયા બાદ અભિષેક અને આરતી કરી ભોગ ધરવામાં આવ્યો હતો સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી ની યોખવટ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી દ્વારા યોખવટ બહાર પાડવામાં આવી છે કે દાણી લીમડા ની એક શાળા માં થી બીન સચિવાલય કારકુન ભરતી પરીક્ષા નું પેપર ફોડવાની ઘટના બનેલી તેના આરોપી સાથે તેમણે કોઈ જ લેવાદેવા નથી અને કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આરોપ પાયાહીન છે તેમણે ઉમેર્યું હતું કે સંસદીય મત વિસ્તાર આટલો મોટો હોય છે કે તેમાં વસવાટ કરતાં લોકો મોટી સંખ્યા માં તેમણે અવાર નવાર મળતા રહે છે તેમાં ખોટા તત્વો ધૂસી જાય તો તેમણે ભાજપ સાથે જોડવા એ કોંગ્રેસ ની બાલિશતા છે

અગાઉ આર્થિક અનામત અંગે સર્વોચ્ય અદાલત ના યુકાદા ને લીધે આ ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામા આવી હતી જે હવે ફરીથી હાથ ધરાશે ભરતી માટે ની જગ્યા માં આર્થિક અનામત રાખવા માટે નો નિર્ણય થયો હોવાથી તે પ્રમાણે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારો ને પૂરતો ન્યાય મળે વિદ્યુત સહાયક ની ભરતી પ્રક્રિયા શરૂ કર્યા બાદ વિદ્યુત ઈજ્નેર ની ભરતી પણ હાથ ધરાશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું પોરબંદર આવાસ યોજના પોરબંદર જિલ્લાના લોકોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે તેથી ત્યા લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે

પ્રશ્નપત્રો ગુજરાતી અંગ્રેજી અને ફીન્દી એમ ત્રણ ભાષઓમાં રખાશે પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરી શકાશે જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે અટલ ભુજલ યોજના કચ્છ પીવાના પાણીની તકલીફ ભોગવતા દેશના છ રાજ્યો માટે હાલ શરૂ થયેલી અટલ ભૂજલ યોજના તૈયાર કરવા પાછળ કચ્છની એક સંસ્થા નું યોગદાન હોવાની વાત દરેક કચ્છીને ગૌરવ નો અનુભવ કરવી ગઈ છે મારવી મોડેલ આધારિત આ યોજના ઘડવા માટે જે ચાર સંસ્થાઓ દ્વારા રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અને ગુજરાત માં અરાવલી જિલ્લા માં કામ હાથ ધરાયેલું તેમાં કચ્છની એરિડ કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી નામની સંસ્થા નો સમાવેશ થાય છે